મહેતા ઇન્સ્ટીટયુટમાં દાખલ કરાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સારી છે અને તેઓ એકદમ સ્વસ્થ છે ગઈકાલે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરતા સમયે તેમની તબિયત બગડતાં ઢળી પડ્યા હતા જ્યાં તેઓને તાત્કાલિક સારવાર આપ્યા બાદ અમદાવાદ લાવવામાં આવ્યા હતા ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે અચાનક લોબીપી થઈ જવાને કારણે ઢળી પડ્યા હતા

મહેતા ઇન્સ્ટીટયુટના નિયામક ડોક્ટર આર

પટેલે જણાવ્યું કે તેમની તબિયત સારી છે અને ચિંતાનું કોઈ કારણ નથી

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પ્લેસમેન્ટમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે આ યોજના કૌશલ્ય વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે અને આ કૌશલ્ય વિકાસ યોજનાનો ઉદ્દેશ ઉમેદવારોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય તાલીમ અપાવવામાં સક્ષમ બનાવવાનો છે ગયા શુક્રવારે રાજ્યસભામાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી શ્રી આર

સિંઘે ભારતમાં પ્રશિક્ષિત અને કુશળ યુવાનો અને તેમની સંખ્યાની વિગતો આપી હતી કુશળ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવે છે

હેઠળ જોબ પ્લેસમેન્ટમાં ગુજરાત રાજ્યોમાં ટોચ પર છે

ગયા વર્ષે ગુજરાતમાં એપ્રેન્ટીશીપના કામને બિરદાવવામાં આવ્યું હતું ગુજરાત સરકારે રોજગાર સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તેમાં રોજગાર વિનિમય કચેરીમાં ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે ઉમેદવારો મોબાઇલ ફોનથી રોજગાર કચેરીમાં નોંધણી કરી શકશે આ વર્ષે કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન જોબ મેળાનું આયોજન કર્યું છે

જિલ્લાની આણંદ ઉમરેઠ બોરસદ પેટલાદ સોજિત્રા અને ખંભાત નગરપાલિકાની સામાન્ય અને કરમસદ નગરપાલિકાના વોર્ડ નં

ચૂંટણી શાખાએ જાહેર કરેલ મતદારોના આંકડા જોતા પાંચ વર્ષમાં આણંદ જિલ્લામાં મતદારોની સંખ્યામાં થયેલ વધારામાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે

વડોદરા થી જયપુર અને ચેન્નઈની વિમાની સેવા માર્ચ મહિનાથી શરૂ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ હવે પ્રવાસીઓમા ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે તેઓની સુવિધાને ધ્યાનમાં રાખી વડોદરા એરપોર્ટ સાથે વિવિધ શહેરો ને જોડી વિમાની સેવાઓમાં ઉત્તરોત્તરવધારો કરવામાં આવી રહ્યો છે વડોદરા વિમાન મથકેથી દિલ્હી મુંબઈ હૈદરાબાદ અને બેંગલુરૂ માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે

અમરેલી જિલ્લામાં આ વર્ષે મેઘરાજા એહેત વરસાવ્યું હતું તેવા કુવા અને બોરમાં હજુ પણ પાણીનો જથ્થો સચવાયેલો છે

હજુ પણ બે દિવસ સુધી ખેડ્રતો ગામડાઓમાં નોંધણી કરાવી શકશે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહારપાડેલા પરિપત્ર મુજબ વાહન ચાલકોએ ફાસ્ટટેગ દ્વારા જ ટોલનાકા પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે

ફાસ્ટટેગ લગાવવાથી વાહન ચાલકોને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને સમય અને ઈંધણનો બચાવ પણ થશે ફાસ્ટેગ મેળવવા ટોલ નાકાઓ પર પણ સુવિધા ઉપલબ્ધ છે જે માટે વાહન ચાલકોએ ઓરિજિનલ યૂંટણીકાર્ડ લાઈટ બીલ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે ગણતરીની મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે હવેથી ફાસ્ટેગ ના હોય તો બમણો ટોલ યુકવવા પડશે